લાઈન પર ડ્રાઈવર વગર ચાલતી દેશની પ્રથમ ટ્રેનનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ

સાથે વાતચીતનો બીજો રાઉન્ડ યોજવાની દરખાસ્ત કરી છે કેન્દ્રીય માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને માર્ગ

સરસાઇ મેળવી લીધી છે

આ કોરીડોર ખુલવાથી સ્થાનિક ઉદ્યોગો માટે નવી સંભાવનાઓ ઉભી થશે આ કોરીડોરના બનવાથી હાલની કાનપુર દિલ્ફીની મુખ્ય લાઇન પર વાહન વ્યવહાર ઘટશે અને રેલગાડીઓ ઝડપથી ચાલશે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી પ્રયાગરાજમાં કોરીડોરના સંચાલન નિયંત્રણ કેન્દ્રનું પણ ઉદઘાટન કરશે

મંત્રાલયે આ અંગે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ગઈકાલે માર્ગદર્શિકા બહાર પાડી દીધી છે

ભારતીય નૌસેનાએ આ અંગે ટ્વિટર પર આ માહિતી આપી ભારતીય નૌકાદળનું જહાજ કિલ્ટનપૂરગ્રસ્ત લોકોની માનવતા સહાય તરીકે પંદર ટન રાહત પુરવઠા સાથે વિચેટનામના હો ચીમિન્ઠ શહેરના નહારોંગ બંદરે પહોંચ્યું હતું આ સહાય મિશન સાગરહેઠળ આપવામાં આવી હતી